ગુવહાટી અને દિબ્રગઢ નગરોમાં આજે કરફ્યુમાં થોડા કલાકની છુટછાટ અપાઇ હતી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ આ બેઠકમાં ભાગ લીધો હતો આ ઉપરાંત કેન્દ્રિય મંત્રીઓ પ્રકાશ જાવડેકર ગજેન્દ્રસિંહ શેખાવત ડોક્ટર હર્ષવર્ધન મનસુખ માંડવિયા પ્રહલાદ પટેલ અને હરદીપસિંહ પુરી તથા સંબંધિત વિભાગોના રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા બેઠક બાદ પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે પ્રધાનમંત્રીએ ગંગા નદીને સ્વચ્છ બનાવવા નવી કલ્પનાઓ રજૂ કરી હતી શ્રી જાવડેકરે કહ્યું કે શ્રી મોદીના નેતૃત્વમાં દેશની નદીઓને સ્વચ્છ બનાવવાની કામગીરી ઝડપથી હાથ ધરાશે

ચોથા તબક્કાની સોમવારે યોજાનારી ચૂંટણીમાં ધનબાદ સહિત ચાર જિલ્લાઓની પંદર બેઠકો માટે મતદાન થશે વિવિધ રાજકીય પક્ષોના મુખ્ય પ્રચારકોએ મતદારોને રિઝવવાના છેલ્લી ઘડીના સઘન પ્રયાસો કર્યા હતા

આજે ગિરીદીહમાં રેલીને સંબોધતા શ્રી શાહે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના નેતા રાહ્લ ગાંધી અને પક્ષના અન્ય નેતાઓ આ ધારાની જોગવાઇ બાબતે ઇશાન ભારતના રાજ્યોમાં લોકોને ઉશ્કેરી રહ્યા છે તેમણે કહ્યું કે ભાજપ એ મુસ્લિમ વિરોધી પક્ષ નથી અને એ સમુદાયના અધિકારો અને હિતો સાચવવા માટે કેન્દ્રસરકાર પ્રતિબદ્ધ છે ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય મુસ્લિમો દેશના નાગરિકો છે અને રહેશે નાગરિકત્વ ધારાનો ઉદ્દેશ કોઇ પણ ભારતીયનું નાગરિકત્વ છીનવી લેવાનો નથી સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં બિન મુસ્લિમ લધુમતીઓ સાથે અપમાનજનક વર્તન થઇ રહ્યું છે અને કેન્દ્ર સરકારે આવા દેશોમાંથી ભારત આવેલા લોકોને તેમના અધિકાર અને ગૌરવ આપવા માટે નાગરકિત્વ ધારામાં સુધારો કર્યો છે શ્રી રાજનાથસિંહ પકુર ખાતે યૂંટણી રેલીને સંબોધી રહ્યા હતા

સુશ્રી બેનરજીએ નાગરિકોને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી છે તેમજ અદના નાગરિકને મુશ્કેલી થાય એ રીતે માર્ગ અને રેલવે માર્ગો ઉપર અવરોધો ઉભા નહીં કરવાની અપીલ કરી છે

અમારા કોલકતાના સંવાદદાતા જણાવે છે કે નાગરિકત્વ સુધારા ધારાનો રાજ્યના જુદાજુદા વિસ્તારોમાં વિરોધ થઇ રહ્યો છે દરમ્યાન દેખાવકારોને જુદાજુદા રેલ અને માર્ગો ઉપર અવરોધો ઉભા કર્યા છે તથા હાવડા જિલ્લામાં એક રેલવે સ્ટેશન ખાતે સ્ટેશન માસ્તરના રૂમમાં તોડફોડ કરી છે કેટલીક બસને આગ યાંપવામાં આવી હોવાના અહેવાલ છે પશ્ચિમ બંગાળ સરકારે બધા જ પોલીસ મથકોને સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે

તેમણે ભારપૂર્વક કહ્યું કે કોંગ્રેસનું વલણ એ મધ્યપ્રદેશ સરકારનું વલણ રહેશે પ્રદેશ કોંગ્રેસની યાદીમાં જણાવ્યું છે કે નાગરિકત્વ સુધારા વિધેયકનો મુસદ્દો તૈયાર કરતા પહેલા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે શા માટે મસલતો કરવામાં આવી નથી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

આણંદ ખાતે યારૂતર વિદ્યા મંડળના અમૃત મહોત્સવ સમારંભમાં તેઓ સંબોધન કરી રહ્યા હતા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 ઉપરાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશની યુનિવર્સિટીઓ ઉપર આપણા દેશનું ભવિષ્ય ઘડવાની જવાબદારી છે અને તેમણે ખાનગી યુનિવર્સિટીઓને વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાત મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો અનુરોધ કર્યો હતો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પરિષદના આજે યોજાયેલા સમાપન સત્રને સંબોધતાં ભારતે ગરીબી નાબૂદી અને મધ્યમ આવકનો દેશ બનવાના ધ્યેય સાથે સાતત્યપૂર્ણ વિકાસ હાથ ધર્યો હોવાનું જણાવ્યું હતું તેમણે કહ્યું કે બધી જ શૈક્ષણિક સંસ્થાઓએ દેશના સામાજીક અને આર્થિક લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદરૂપ બનવાનું રહેશે રાષ્ટ્રપતિએ કહ્યું કે કેન્દ્રિય કૃષિ યુનિવર્સિટીઓ કૃષિ ઉત્પાદન વધારવામાં આ ક્ષેત્રનું સંશોધન સઘન બનાવવામાં અને વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા કેળવવામાં મદદરૂપ બની શકે છે

ગુવહાટી અને દિબ્રુગઢ નગરોમાં આજે કરફ્યુમાં થોડા કલાકની છુટછાટ અપાઇ હતી ઉત્તર પૂર્વ ફ્રન્ટીયર રેલવેએ અટવાયેલા મુસાફરોને મદદરૂપ થવા ગુવહાટી અને દિમાપુર વચ્ચે ખાસ ટ્રેન ચલાવી હતી જો કે રાજ્યમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ સોમવારે સવારે નવ વાગ્યા સુધી બંધ રહેશે કરફ્યમાં મુક્તિ મળતાં ગુવહાટીના બજારોમાં લોકો મોટી સંખ્યામાં જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા ઉમટી પડ્યા હતા આસામ સરકારે રાજ્યમાં અટવાયેલા પ્રવાસીઓને મદદરૂપ થવા બે હેલ્પલાઇન નંબરો આપ્યા છે

સલામતી દળના જવાનો પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે

કેટલાક અખબારોમાં કાનપુરથી આ પ્રશ્નપત્ર ફૂટયું હોવાના પ્રકાશિત થયેલા અહેવાલોના પગલે સીબીએસઇ એ આવી સ્પષ્ટતા કરી છે સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે પ્રકાશિત અહેવાલો મુજબ પરીક્ષા શરૂ થવાના દોઢ કલાક પહેલા પ્રશ્નપત્ર ફ્રટ્યું હોવાનો આક્ષેપ અસત્ય અને ગેરમાર્ગે દોરનારો છે સીબીએસઇ એ લખનૌના પોલીસ વડાનો સંપર્ક કર્યો હતો અને તેમની પાસે પણ પ્રશ્નપત્ર ફૂટ્યું હોવાના કોઇ સમાચાર નથી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

પસંદગીકારોએ વન ડે શ્રેણી માટે પસંદ કરેલી ભારતીય ટીમમાં અગાઉ શિખર ધવનના સ્થાને કર્ણાટકના મયંક અગરવાલનો સમાવેશ કરાયો હતો

નવી વ્યવસ્થા મુજબ ભારે વાહનચાલકોને દસ લીટર મોટરકાર માટે પાંચ લીટર અને ટુ વ્હીલર ચાલવનારને ત્રણ લીટર ઇંધણ અપાશે આસામમાં નાગરિકત્વ સુધારા ધારો સામે થઇ રહેલા વ્યાપક દેખાવોને ધ્યાનમાં લઇને રાજ્યસરકારે આ પગલું લીધું છે ઇમ્ફાલમાં આકાશવાણી સાથેની વાતચીતમાં મણિપુરના ગ્રાહક બાબતોના મંત્રી કે શ્યામે જણાવ્યું છે કે આસામમાં થઇ રહેલા દેખાવોના કારણે પેટ્રોલિયમ પેદાશોની હેરફેર ઉપર અસર થઇ છે

ધરપકડ કરાયેલા લોકોમાં પાંચ ભારતીયો એક અમેરિકન એક ઇન્ડોનેશિયાનો અને બે નાઇજીરીયાના નાગરિક છે એનસીબીના અધિકારીએ જણાવ્યું છે કે સંબંધિતો દિલ્હી પંજાબ ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં કેફી પદાર્થોનું વિતરણ કરતા હતા અને તેઓ ઓસ્ટ્રેલિયા કેનેડા સહિત સાત દેશોમાં કેફી પદાર્થો વેચનારા સાથે સંબંધ ધરાવતા હોવાનો આક્ષેપ છે